અંબાજીથી ઓખા વચ્ચેની પટ્ટીમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડતા જનજીવન ખોરવાયું છે તો ખેડૂતોમાં નુકસાનની ભીતી છવાઇ ગઇ છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત ઠેરઠેર કુદરતના બદલાયેલા મિજાજનો અનુભવ સૌએ કર્યો હતો

પાટણ પંથકમાં પગ્ન ભર ઉનાળે ચોમાસા જેવો તોફાની વરસાદ ખાબકતા ખેડૂતો ઉચાટમાં આવી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે પવન સાથે વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડી હતી જ્યારે ધ્રાંગધ્રા અને ચોટીલામાં પણ વરસાદ તૂટી પડવા સાથે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો શંખેશ્વર નજીક ધનોરા ગામે વીજળી પડી હોવાની વાત છે તો મહેસાણા પંથકમાં પણ ભારે પવન સાથે ઠેરઠેર વરસાદી ઝાપટાં નોંધાયા છે

પૂર્વ કચ્છના રાપર તાલુકાના થાનપર ગામે પણ કરાનો વરસાદ થયો હોવાનો અહેવાલ અમારા પ્રતિનિધિએ આપ્યો છે ખુલ્લામાં પડેલા અનાજ અને મરચાંના જથ્થાને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે બનાસકાંઠા જિલ્લામાં ડીસા દિયોદર ભાભર લાખાણી ધાનેરા તાલુકામાં બરફના કરા પડચા હતાં અને પવનની સાથેસાથે ધોધમાર વરસાદ તૂટી પડચો હતો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેથી લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો પાટણ ઉપરાંત ચાણસ્મા સમી હારીજ રાધનપુર સાંતલપુર તથા સિદ્ધપુરમાં બદલાયેલા હવામાનને પગલે કમોસમી વરસાદ પડચો હતો દ્વારકાના રૂપેણ બંદર અને ઓખાના ડાલડા બંદરથી માછીમારોને દરિયામાં જતા રોકી દેવાયા છે જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતી વ્યવસ્થામાં વીજળીના થાંભલા પડી જતા પાણીના વિતરણને અસર થવાની સંભાવના છે

વીજળીના થાંભલા અનેક સ્થળે ધરાશાયી થયા હોવાના સમાચાર છે કમોસમી વરસાદને પગલે આદિવાસી ખેડૂતોમાં ભારે નુકશાન વેઠવાનો ભય ફેલાયો છે ભાવનગર સહિત ગોહિલવાડના અનેક વિસ્તારમાં પવન ફૂંકાવા સાથે વરસાદ પડચો હોવાના અહેવાલ છે અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાતા અનેક વિસ્તારમાં વરસાદ પડચો હતો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોના અગ્રણી નેતાઓ ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ગુજરાત ભાજપના આગેવાનો તથા મુખ્યમંત્રી વિજય રૂપાલીએ આજે સૌરાષ્ટ્ર પંથકમાં ઊના અને સુત્રાપાડામાં ચ્રૂંટણી સભા સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને ફરીથી ચૂંટી કાઢવા મતદારોને અપીલ કરી હતી પ્રધાનમંત્રી મોદીનું શાસન ઉત્તમ રહ્યું હોવાનો દાવો કરતા શ્રી રૂપાગ્રીએ સભામાં કહ્યું હતું કે ગરીબ મધ્યમવર્ગ તથા નાના વેપારીઓ સહિત તમામને ખુબ ફાયદો થયો છે ભાજપના વડપણ હેઠળની એન ડી એ સરકાર ત્રાસવાદનો સફાયો કરવા માટે કૃતનિશ્ચયી છે લઘુમતી તુષ્ટિકરણનો આક્ષેપ કોંગ્રેસ ઉપર મુકતા શ્રી રૂપાણીએ કહ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસ જેવો મંત્ર આપનાર ભાજપને જનતાએ વધાવી લીધો છે તેમણે ઉમેર્યું હતું કે બ્રષ્ટાચારમુક્ત શાસન આપનાર પ્રધાનમંત્રી મોદી ગુજરાતના સપુત હોવાનું સૌને ગૌરવ છે

કારણ કે અમારા પક્ષના નેતા ખુદ ત્રાસવાદી ઘટનાનો ભોગ બનેલા છે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ માતબર રહેવાનો દાવો કરતા અહેમદ પટેલે ઉમેર્યું હતું કે મોંઘવારી બેકારી અને ખેડૂતની પાયમાલી જેવા મુદ્દે ભાજપને મતદારો જાકારો આપવાના છે તે નક્કી છે

મોરબી શહેરના તમામ મુખ્યમાર્ગ ઉપર નીકળેલી વિજય સંકલ્પ રેલીમાં ઉમેદવાર શ્રી ચાવડા સાથે માજી ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના આગેવાનો જોડાયા હતા અને વિનોદ ચાવડાને જીતાડી ફરીથી સંસદમાં મોકલવા અપીલ કરી હતી

ખેતી સાથે દૂધ ઉત્પાદન કરતા પરિવારોને આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને કેન્દ્રમાં સરકાર રચવાની તક મળશે તો ખેતીવાડી ક્ષેત્ર માટે અલાયદું અંદાજપત્ર ઘડાશે જેથી ખેડૂતોને આર્થિક સદ્ધરતા આપી શકાય સમાજના દરેક વર્ગનું કલ્યાણ કરવાના સંકલ્પ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વ્યક્ત થયા હોવાનું શ્રી સાતવે ઉમેર્યું હતું

આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારોને ઈવીએમ વીવીપેટ અને પીડબલ્યુડી મોબાઇલ એપ્લીકેશનના ઉપયોગ અંગે સમજણ અપાઇ હતી

વલસાડ બાઇક રેલી વલસાડ જિલ્લાની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વિભાગના છસોથી વધુ કર્મચારીઓએ મતદાન જાગૃતિ બાઇક રેલી યોજી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સી

ખરસાણે લીલીઝંડી બતાવી આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો

મત માટે પ્રલોભનની અનૈતિક રીતરસમ રોકવા દમણનું તંત્ર સજ્જ હોવાનું રીટર્નિંગ ઓફિસર સંદિપ્કમારે જણાવ્યું હતું

બેડકી નાકે ચેકીંગ કરી રહેલી સ્ટેટ સર્વેલન્સ ટીમે બસમાં બેઠેલા વેપારી પાસે મોટી રોકડ મળી આવતા ખુલાસા પુછવા હતા પરંતુ સંતોષજનક જવાબ મળ્યો નહોતો

પોસ્ટલ બેલેટ રાજ્યમાં મતદાનના દિવસે ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની મતદાન યોજાયા હતા ભરૂચ જિલ્લાના વાળીયા ખાતે ચૂંટણી ફરજ પરના એસ

ના અધિકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું છે

અમદાવાદમાં ગુજરાત કોલેજ નજીક મુનશા બંગ્લોથી અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણનો આરંભ થયો હતો આ નિમિત્તે આજે આકાશવાણી અમદાવાદમાં એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું અને સૌ એ પરસ્પરને સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી

મહાવીર જયંતિના પાવન અવસરે ગુજરાતના રાજ્યપાલ ઓ

કોહલીએ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે